વેંકૈયા નાયડુએ પણ આજે રાજય સભઆના વિવિધ પક્ષોના અગ્રણીઓની બેઠક બોલાવી છે આ ઉપરાંત સરકાર દ્વારા પણ સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે નેહ્લ ઠક્કર પત્રકારત્વ દિવસની ઉજવણી ગઈકાલે રાષ્ટ્રીય પત્રકારત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ પ્રસાર માધ્યમોના દુરૂપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી તેમણે કહ્યુ કે કેટલાક કોર્પોરેટ જુથો અને કેટલાક રાજકીય પક્ષો પણ પોતાના અખબારો અને સમાયાર ચેનલો શરૂ કરી રહ્યા છે આ પ્રકારના દૈનિકો અને ચેનલો પત્રકારત્વના મુલ્યો સાથે બાંધછોડ કરીને પોતાના હિતોને જ છાવરી રહ્યા છે

સચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટંન્ટની જગ્યા માટે પરીક્ષા યોજાસે

તેના ભાગરૂપે જીલ્લા પ્રશાસનના પશ્ચિમ કચ્છ પોલીસઆર ટી

નાગરાજનના અધ્યક્ષપદે કોન્ફરન્સ હોલ ખાતે યોજાઇ હતી આ બેઠકમાં સાંસદવિનોદ યાવડાએ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ સામાજીક ન્યાય સમિતિના ચેરમેન વસંતભાઈ વાઘેલા દ્વારા વિવિધ પ્રશ્ને રજૂઆત કરાઇ હતી આ બેઠકમાં સાંસદ વિનોદભાઇ યાવડાએ રૂબરૂ પ્રશ્નોતરીમાં રજુઆત કરી હતી કે સુ રજબારીનું ટોલનાકું નિયમ પ્રમાણે સુસંગત જણાતું ન હોઇ વાહન ધારકો માટે આર્થિક ભારણ પણ વધારતું હોવાનું જણાવી આ ટોલનાકું બંધ કરવામાં આવે તે અંગેની કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ગાંધીધામ શહેરની દ્રાફિક સમસ્યા રોડ રસ્તાના બાકી કામો વહેલાસર પૂ ર્ણ કરવા પર ભાર મૂ કથો હતો અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુ મનસિંહ જાડેજા દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ ભારે વરસાદને કારણે કચ્છમાં નુકશાન પામેલા વિવિધ માર્ગો સિંચાઇને લગતા ડેમો તળાવોના કામો અને થયેલ ખર્ચ બાબતે રજુઆત કરાઈ હતી તેમજ જિલ્લા પંચાયત સામાજીક ન્યાય સમિતિના ચેરમેન વસંતભાઈ વાઘેલાએ વિવિધ લોકપ્રશ્નોની રજૂઆત કરી હતી

પશુ સંવર્ધન કાર્યો માટે રૂ

કેન્દ્ર સરકાર દ્વારા પણ કૃષિ અને પશુપાલન વિભાગમાંથી પશુપાલન વિભાગને સ્વતંત્ર કરીને રૂ